પ્રણવ મુખર્જી સાંસદ એચ

આ વખતના ચોમાસુ સત્રમાં પ્રશ્ન કલાક રહેશે નહિં

તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ નાફેડ એજન્સી દ્વારા ખરીદી કરાશે તેમણે સ્પષ્ટતા કરી છે કે સામાન્ય રીતે લાભપાંચમથી મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ થતી હોય છે પણ આ વર્ષે અધિક માસ હોવાથી તે મુજબ ખરીદી વહેલી શરૂ કરવાનો નિર્ણય લેવાથો છે

કેની ઉપસ્થિતિમાં અંજાર ખાતે સંયુક્ત રીતે સમીક્ષા બેઠક યોજાઈ હતી

આ ઉપરાંત કોવિડ કેર હોસ્પિટલોમાં હેલ્પ ડેસ્ક હેલ્પ લાઈન નંબર શરૂ કરવા સુ ચન તેમજ સ્વચ્છતા જાળવવા પર ભાર મુ ક્યોહતો